પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

ઉપરાંત ટેબલેટ યોજના અંગે મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ કે આ વર્ષ કુલ ત્રણ લાખથી વધિ ટેબલેટનું વિતરણ કરવામા આવેછે આ ટેબલેટ પણ મેક ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત ખરીદવામાં આવશે

આજે વિધાનસભા ખાતે ફિડરોના વિભાજન અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી શ્રી એ જણાવ્યું હતું કે કૃષિ શ્યોતિગ્રામ શહેરી અને ઉદ્યોગ એમ ચાર કેટેગરીમાં ફિડરો કાર્યરત કરવામાં આવે છે અને આ ફિડરોમાં લોડ વધે એ ચકાસીને જરૂરિયાત મુજબ ફિડરોનું વિભાજન કરીને સમયસર સાતત્યપૂર્ણ વીજપુરવઠો પૂરો પાડવામાં આવે છે તેમણે કહ્યું કે ભરૂચ જિલ્લામાં રૂ

વિધાનસભામાં ઉર્જા વિભાગ અંગે પૂછાયેલા વિવિધ પ્રશ્નોનાં જવાબમાં શ્રી પટેલે જણાવ્યું હતું કે કિસાન સૂર્યોદય યોજના હેઠળ અમરેલીમાં રૂા

વિધાનસભામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કોચિંગ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ રાજકોટ વડોદરા અને સુરત ખાતે ખાસ કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવશે આ કોચિંગ ક્લાસમાં અભ્યાસક્રમ મુજબ તાલીમ આપીને રાજ્ય સરકાર પરીક્ષા લેશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓએ આવી પરીક્ષામાં બેસશે અને ગુજરાતનો કર્વોટા જળવાય એવા પ્રથાસો રાજ્ય સરકાર કરશે તેમણે ઉમેર્યું હતુ હીળી ધૂળેટી માર્ગદર્શિકા રાજ્યમાં હોળી ધુળેટીના આગામી તહેવારોની ઉજવણી સંદર્ભમાં રાજ્યના ગૃહ વિભાગે આજે માર્ગદર્શિકા જાહેર કરી છે વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં સોસાયટી શેરીઓમાં હોળીના તહેવારની પરંપરાગત ઉજવણીમાં મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે અને ધાર્મિક વિઘિ કરી શકાશે હોલિકા દહન દરમિયાન ભીડભાડ એકઠી ન થાય અને કોવિડ માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન થાય તેવી તકેદારી આયોજકઓએ લેવાની રહેશે

મશીનો નથી ત્યાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને વિનામૂલ્ચે સારવાર મળી રહે તે માટે સરકારે ખાનગી રેડિયોલોજિસ્ટ હોસ્પિટલ સાથે એમ

કર્યા છે અને તેનો તમામ ખર્ચ રાજ્ય સરકાર સંબંધિત હોસ્પિટલને યૂકવી આપે છે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં સિટિસ્કેન અને એમ

મશીનો અંગે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં તેમણે આ માહિતી આપી હતી શ્રી પટેલે જણાવ્યું કે આ વ્યવસ્થામાં મા મા વાત્સલ્ય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાઓનો લાભ પણ આપવામાં આવે છે નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આરોગ્ય વિભાગે નવી એમ્બ્યુલન્સ માટેની જોગવાઇ કરી છે

અને સિવિલ હોસ્પિટલમાં ખૂબ જૂની અને નિયત કિ મી પૂર્ણ થયેલી એમ્બ્યુલન્સ હોય ત્યાં નવી અપાશે કોવિડ રસીકરણ રાજયભરમાં કોવિડ વિરોધી વ્યાપક રસીકરણ ઝુંબેશ યાલી રહી છે ગુજરાતનાં જાણીતા ન્યૂરોલોજિસ્ટ અને પદ્મશ્રી ડૉ સુધીર શાહે ડાયાબિટીસ કે હાઇપરટેંશન જેવી બીમારી ધરાવતા લોકોને પણ રસી લેવા માટે અપીલ કરી

ગાંધીનગરના આંબેડકર ભવન ખાતે જીલ્લા કલેકટર ડોકટર કુલદીપ આર્યની ઉપસ્થિતિમાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જીલ્લા કલેકટર જીલ્લા વિકાસ અધિકારી સહિત મહાનુભાવો દ્વાર ટીબીની જાગૃતિ આપતી પ્રચાર વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામા આવ્યુ હતું

બી

વિભાગના વડા ડો પારૂલ વડગામાએ જણાવ્યું હતું કે હાલ વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફેંફસા સંબંધી બિમારી હોવાથી કોરોનાની સાથે ટી બી ના દર્દીઓની સારવાર જરૂરી બને છે

બી દર્દીઓ નોંધાયા છે

બી ના દર્દીઓ છે ગુજરાતમાં ટી બી

દર સોમવારે જાળવણી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રોજેક્ટો બંધ હોય છે પરંતુ આ વખતે ધૂળેટી હોવાના કારણે બધા પ્રોજેકટ ખુલ્લા રાખવાનો નિર્ણય કર્યો છે